પ્રધાનમંત્રીએ કહ્યું કે લશ્કરીદળોના આધુનિકરણ માટે આ હોદ્દો ખૂબ જ જવાબદારીપૂર્ણ બનશે

જનરલ રાવત એ ખૂબ જ પ્રતિભાશાળી અધિકારી છે જેઓએ ભારતની ખૂબ જ પ્રામાણિકપણે સેવા કરી છે તેમને આ નવી જવાબદારી સંભાળવા માટેની શુભેચ્છાઓ આપી હતી

પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર માટે જાનનો ત્યાગ આપનારા શહીદોને શ્રદ્વાંજલિ આપી હતી તેમણે કારગીલના યુદ્વ દરમિયાન જવાનોએ બજાવેલી સેવાની પણ યાદ આપી હતી આ પ્રસંગથી મીલીટરીની પુનઃરચનાની ચર્ચાની શરૂઆત થઇ હતી જે આજે આ ઐતિહાસિક વિકાસ થયો છે

પ્રથમ સીડીએસનો હવાલો સંભાળ્યા બાદ જનરલ રાવતે કહ્યું કે સીડીએસને કામગીરી સોંપાયા મુજબ સંકલન અને સંયાલનના સ્રોતોનું સારૃં સંયાલન કરવાની બાબતને અગ્રતા અપાશે

પ્રવાસના પ્રથમ દિવસે પ્રધાનમંત્રી તુમકુર્ડ જુનિયર કોલેજના મેદાન ખાતે યોજાનાર ક્રષિપુરસ્કાર સમારોહમાં ભાગ લેશે

ઇન્ડીયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશન દ્વારા શરૂ કરાચેલા પુરસ્કારોને અર્પણ કરશે આ પરિષદનું મુખ્ય વિષયવસ્તુ સાયન્સ એન્ડ ટેકનોલોજી રૂરલ ડેવલોપમેન્ટ રહેશે

સિવાને ગંગનયાનમાં ભારતના પ્રથમ સમાનવ માટે એરફોર્સના ચાર કર્મચારીઓની પસંદગી કરાઇ છે તેવી જાહેરાત કરી હતી

ઇસરોના ચેરમેને કહ્યું કે માનવ વગરના મિશનને આ વર્ષમાં મોકલાશે

ટાંચમાં લીધેલી સંપત્તિમાં ઘરની જગ્યા માછલીનું તળાવ અને મરઘા ઉછેર કેન્દ્રનો સમાવેશ થાય છે તપાસ સંસ્થાએ કહ્યું કે વિશાખાપદનમની લાંચરૂશ્વત વિરોધી શાખા અને સીબીઆઇએ નોંધેલી એફઆઇઆરના આધારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ તપાસ કરાઇ હતી એફઆઇઆર આઇડીબીઆઇ બેંકના અધિકારીઓ અને કેટલાક વચેટીયાઓ તથા ફીશફાર્મિંગ માટે આઇડીબીઆઇ પાસેથી કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી લોન લેનારાઓ વિરૂદ્વ નોંધાઇ હતી

ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના દ્રીવાર્ષિક અહેવાલ મુજબ દહેરાદૂન અને જમ્મુ અને કાશ્મીર દેશના પાંચ રાજયોમાં સમાવેશ થયો છે

જો કે તેમણે કર્યા સૂચનો કર્યા છે તેની છણાવટ કરી નહોતી ગુવાહાટીમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે સરકાર રાજયના નાગરિકોનું હીત જાળવશે કોંગ્રેસ અને ડાબેરીપક્ષો આ કાયદા અંગે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે

શર્માએ જણાવ્યું છે કે રાજયમાં સાહસિક રમતો અને પ્રવાસનને વેગ અપાશે અને તે દ્વારા એક વૈશ્વિક પ્રવાસન સ્થળે તરીકે વિકસાવાશે ગુલમર્ગમાં પર્વતારોહણ સંસ્થા ખાતે થોજાયેલા કાર્યક્રમને સંબોધતાં શ્રી શર્માએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં સાહસિક રમતો માટે ઉત્તમ વ્યવસ્થા છે

તેમાં કાર્યક્રમ અમલીકરણ અંગે વિચારણા થઇ હતી અને કેન્રિઅ્ય આરોગ્ય મંત્રાલય દ્વારા અપાયેલી કાર્યસૂચિ અનુસાર અમલીકરણનો નિર્ણય કરાયો હતો તેમણે કહ્યું કે આ નાણાકીય વર્ષ દરમિયાન આયોજન અમલકીરણથી આરોગ્ય સેવાઓમાં નોંધપાત્ર સુધારો થશે

મોટાભાગના લોકોએ આ સેવાને ચાલુ કરી છે આમ છતાં તેઓ બ્રોડબેન્ડ ઉપરાંત મોબાઇલ ઇન્ટરનેટની સેવા સંપૂર્ણ શરૂ કરવાનો આગ્રહ કરી રહ્યા છે સત્તાવાળાઓએ ખીણવિસ્તારની દરેક હોસ્પીટલોમાં આજથી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની પણ જાહેરાત કરી છે આરોગ્ય વિભાગે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે